ડી આર એફ સહિતની બચાવ ટુકડી કાલે બપોર સુધીમાં તૈનાત થશે

સાડાચાર લાખ ખેડૂતોને એસ એમ

મી દૂર છે

વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવગ્ની આપવામાં આવી છે બારમી જુને જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તેવા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગીરસોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી જામનગર દ્વારકા ભાવનગર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિવનો સમાવેશ થાય છે જ્યારે સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે તેરમી જુને વાવાઝોડું ત્રાટકવા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ દરિયાઇ જિલ્લામાં પડવાની આગાહી છે

અમિતશાહ વાવાઝોડા મદદ ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ તોળાતા રાહત બચાવ સહિતની તમામ મદદ રાજ્યને આપવા માટે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી હતી

વીજળી ટેલીકોમ પીવાનું પાણી તથા સડક વ્યવહારમાં વિક્ષેપ પડે તો તાબડતોબ તેને ફરી શરૂ કરતી વ્યવસ્થા આગોતરા ધોરણે ગોઠવવા તેમણે કહ્યું હતું દરમ્યાન કેબિનેટ સચિવ દ્વારા નેશનલ કાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠક પણ બોલાવાઇ હોવાના અહેવાલ છે તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાહત બચાવની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્રને સતત દોરવણી આપી રહ્યા છે અને આફતને સમયે પ્રજાની વહારે થવા દરેક મંત્રીને પોતાના વિસ્તારમાં હાજર રહેવા કહ્યું છે

દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં સરકારી કર્મચારીની રજા રદ કરી સૌને ફરજ ઉપર હાજર થવાના હકમ કરાયા છે તો બીજી બાજુ સૈન્યની ત્રણેય પાંખ કોસ્ટગાર્ડ તથા એન ડી આર એફ ને સાબદા કરાયાં છે મધદરિયેથી તમામ માછીમાર બોટને કિનારે બોલાવી લેવાઇ છે તો ઘોઘા દહેજ વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ પણ અગિયારથી તેર જુન બંધ રાખવા નિર્ણય લેવાયો છે

વાવાઝોડાગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા તમામ જિલ્લા તરફ એન ડી આર એફ ની ટ્રકડીઓની રવાનગી શરૂ થઇ ગઇ છે સરકારી દવાખાનાઓમાં સારવારનો પ્રબંધ તથા દવાનો પુરતો જથ્થો હાથવગો રાખવા આદેશ થયા છે તો સ્થળાંતર કરવું પડે તેવા ગામડામાં વૈકલ્પિક આશ્રયસ્થાન ક્યાં ઉભા કરવા તેની ગોઠવણ ચાલી રહી છે પીવાનું પાણી વીજળી ટેલિફોન સેવા તથા સડક મરામત જેવા કામ માટે ટ્ટકડીઓ તૈયાર કરી વાવાઝોડાના આગમન પહેલાથી જે તે જિલ્લામાં તૈનાત કરાઇ રહી છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું હતું કે જાનમાલની ખુવારી અટકાવતા પગલા ભરવામાં કોઇ કચાશ રખાશે નહીં

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તમામ તાલુકાના જવાબદાર અધિકારીઓની બેઠક બોલાવી સાવચેતીના ઉપાય હાથ ધર્યા છે

સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સલાહ પ્રમાણે ત્રામવાસીઓને પોતાના મકાનની હાલત ચકાસવા કહેવાયું છે કાચું મકાન આવા સમયે છોડી દેવું પડે ઢોરઢાંખરને ખુંટે બાંધી રાખવાને બદલે છુટ્ટા મુકી દેવા જોઇએ આકાશવાણીનું પ્રસારણ અવિરત સાંભળી શકાય તે માટે ટ્રાન્ઝીસ્ટર રેડિયો હાથવગો રાખવો બેટરી ફાનસ તૈયાર રાખવા

નિચાણવાળા વિસ્તારના લોકોએ અગાઉથી પોતાના વૈકલ્પિક આશ્રયસ્થાન વિચારી રાખવા વાવાઝોડા સમયે પ્રવાસ કરવાનું ટાળવું જોઇએ ગેસ તથા વીજ કનેક્શન બંધ રાખવા જેથી દુર્ઘટના અટકે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે વીજળીના થાંભલા ઝાડ કે ઉંચા વિજ્ઞાપન બોર્ડથી દૂર રહેવું

ડાંગ વરસાદ ડાંગ જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ગુજરાતમાં ચોમાસાનો પહેલો અનુભવ સાપુતારાને થયો છે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવો હોવાના સમાચાર સ્થાનિક સરપંચ મારફતે આહવા પહોંચી રહ્યાં છે

ચોમાસાને ધ્યાનમાં રાખી ડાંગના તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ થઇ ગયા છે દરમ્યાન તાપીમાં ડોલવણ સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે સીએમ સાસણ મુખ્યમંત્રી વિજય રૂપાલી એ આજે સાસલ ખાતે સિંહ ના સંવર્ધન અને રક્ષણ માટેની વિવિધ સુવિધાઓ નું લોકાર્પણ કર્યું હતું આજે સવારે સાસણ ના સિંહ સદન ખાતે મૂખ્યમંત્રી એ સિંહો ને ગીચ જંગલ માં પણ ત્વરિત સારવાર મળી રહે તે માટે આધુનિક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કર્યું હતું તો બીજા ચરણ માં અત્યંત હાઈટેક મોનીટરીંગ સેન્ટર ને પણ ખુલ્લું મૂક્યું હતું ગીર ના જંગલ માં વર્ષોથી વપરાતા વાયરલેસ ને તિલાંજલિ આપી અતિ આધુનિક ટેકનોલોજી થી સજ્જ કેમેરા ના માધ્યમથી સમગ્ર ગીર જંગલ નું નિરીક્ષણ રાખી શકાય તેવી સુવિધા આ મોનોટરિંગ સેન્ટર માં ઉપલબ્ધ કરવામાં આવી છે સિંહ દર્શન માટે જતી જીપ્સી અને પ્રવાસીઓ ઉપર પણ આ સેન્ટર ઉપર થી દેખરેખ રાખી શકશે

વઢવાણમાં હવામહેલની સમીપે યોગાત્યાસ યોજાશે મૂળી ચોટીલા સાયલા લીંબડી ચૂડા લખતર પાટડી ધ્રાંગધ્રા તથા થાનગઢ તાલુકાની તમામ શાળાઓમાં યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાનાર છે જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગરની આર્ટસ કોલેજના મેદાનમાં યોજાનાર છે